પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમીટને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

ખેલાડીઓની સૂચીમાં પાંચ ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે રસીકરણ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા અને દેશ વ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમનો આજે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આરંભ કરાવશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મયારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

યાર લાખ આરોગ્ય કર્મીઓ સહિત અગીયાર લાખ ફ્રન્ટલાઇન વોરીયર્સને પ્રથમ તબકકામાં વેકસીનનો પહેલો ડોઝ આપવા પસંદ કરાયા છે

આ બે દિવસીય સંમેલનનું આયોજન વાણિષ્ઠ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં ઉદ્યોગ તથા આંતરીક વેપાર પ્રોત્સાફન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગઇકાલે આ શ્રિખર સંમેલનનું ઉદધાટન કર્યું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 તેમજ આ ક્ષેત્રમાં નવી શોધખોળને પ્રોત્સાહન આપશે શિખર સંમેલનનો પ્રથમ દિવસ બિમ્સટેક સ્ટાર્ટઅપ કોન્કલેવના યજમાની માટે સમર્પિત રહ્યો હતો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 પ્રધાનમંત્રી કેવડીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના જુદા જુદા પ્રદેશોને ગુજરાતમાં કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રવાના કરાવશે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 પ્રધાનમંત્રી ડભોઈ યાંદોદ બ્રોડગેજ યાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ પ્રતાપનગર કેવડિયા વિભાગનું વિદ્યુતિકરણ ડભોઈ યાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશન ઇમારતોનું પણ ઉદઘાટન કરશે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

બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે બેઠકમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાથો નથી

જોકે ગઇકાલની બેઠક દરમિયાન કૃષિ અંગેના ત્રણેય કાયદાઓ ઉપર વિગતવાર યર્યા કરવામાં આવી હતી ઉપરાંત ખેડૂતો સંગઠનો સાથેની વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી તેમણે ઉમેર્યુ હતું કે સરકારે ખેડુત સંગઠનોને અનૌપચારિક જુથો બનાવવા સુચન કર્યુ છે જેથી હવે પછીની સત્તાવાર ચર્ચાઓમાં ઠોસ પ્રસ્તાવો પર નિર્ણય લઇ શકાય શ્રી તોમરે કહયું કે સરકારે ખેડુતોની ચિંતાઓને તારવી કાઢી છે અને તેને દુર કરવા પ્રથાસ કરી રહી છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ય અદાલતે મંગળવારે બીજો ઠ્કકમ ન થાય ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાના અમલ કરવાનું મોક્ક રાખવા સરકારને જણાવ્યું હતું

યુંટણી આયોગ રાજપત્ર યુંટણી પંચે કહયું છે કે મુખ્ય ચુંટણી અધિકારીઓ અને સંયુકત મુખ્ય ચુંટણી અધિકારી સ્તર સુધીના અન્ય અધિકારીઓ સામે તેમના સેવાકાળમાં તથા તેમના ધ્વારા કરાવાયેલી છેલ્લી યુંટણીના એક વર્ષની અંદર જો કોઇ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવે તો રાજય સરકારોએ યુંટણી પંચની પુર્વ મંજુરી લેવી પડશે યુંટણી પંચે આ સંદર્ભે કેબીનેટ સચિવ રાજયના મુખ્ય સચિવો કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ તથા બધા રાજયોના મુખ્ય ચુંટણી અધિકારીઓને એક પત્ર લખ્યો છે પંચે કહ્યું છે કે આ એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં મુખ્ય ચુંટણી અધિકારીઓ અને તેમના કાર્યાલયમાં કાર્યરત અન્ય અધિકારીઓને યુંટણી પુર્ણ થયા બાદ હેરાન કરવામાં આવે છે કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છોવધુ સમાચાર કોરોના

એવી જ રીતે આ મ્યુઝિયમ માં ગુજરાતમાં જન્મેલા રમતવિરોની કારકિર્દી તથા તેમની સિદ્ધિઓનો પરિચય અપાશે

લોકોને કરફ્યુમાં સહકાર આપવાની અપીલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાત્રિ કરફ્યુ બાદ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી લોકો ની સલામતી માટે તેનો અમલ લંબાવવાનું સરકારે નક્કી કર્યું છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બીમારીના સંદર્ભે લોકોને જાગૃત કરવા અને ગેરસમજ દૂર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે

એટલે સારી રીતે પકવેલા પોલ્દ્રી ઉત્પાદનો ખાવા માટે સુરક્ષિત બને છે મંત્રાલયે કહ્યું કે રાજ્યો બર્ડ ફ્લૂથી પ્રભાવિતના હોય તેવા વિસ્તારોમાંથી મંગાવેયાલ પોલ્ટ્રી ઉત્પાદનોના વેયાણ પર પ્રતિબંધ ના મૂકે

ભારત તરફથી વોશીગ્ટન શુંદર શાર્દ્દલ ઠાકુર અને ટી નટરાજને દરેકે ત્રણ ત્રણ વિકેટ અને મોફમ્મદ શીરાજે એક વિકેટ ખેરવી છે